એલ ડી ડીસેલીનેશન પ્લાન્ટનું ડીજીટલ ખાતમુહૂર્ત કરવામાં આવશે કચ્છના પાણી પૂરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એ જી

મી ના દરિયાઇ પાણી નો ઉપયોગ કરીને ખારા પાણીને મીઠ પાણી બનાવવા સ્થાનિક જરૂરીયાત મુજબ વિવિધ યાર સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટસ સ્થાપવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે

ભાજપા ચિંતન બેઠક ગુજરાત પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે યોજાઇ આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીનાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલે જણાવ્યું કે આ બેઠકમાં આજે આગામી સમયમાં યોજાનાર યૂંટણીઓ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજની ય્રંટણીમાં સરકારની યોજનાઓ જનતા સુધી પહોચાડવા ચર્ચા હાથ ધરાઇ હતી

નવીન શેઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફિકેટના વેરીફિકેશન થી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહશે સૌથી વધુ ડિગ્રી સર્ટીફિકેટ અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે

ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશિની ઉલ્કા વર્ષાનો સુંદર નજારો જોવા મળશે આમ તો સાતમી ડિસેમ્બરથી ઉલ્કા વર્ષાની શરૂઆત થઈ યૂકી છે

ઉલ્કા વર્ષા જોવા માટે ટેલિસ્કોપ કે દૂરબિનની આવશ્યકતા નથી પરંતુ નરી આખે નિહાળવા માટે વધુ અંધારું હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ

જયારે સવારે ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનુ પ્રમાણ વધ્યું છે